તેમણે કિસાનોએ દેશના અન્ન ભંડારો ભર્યા છે ત્યારે ગરીબો ને અન્ન વિતરણ શક્ય બન્યું છે તેમ જણાવતા કરદાતાઓ થાકી પણ ભંડીળ મળ્યું છે તેવો ઉલ્લેખ કર્યો હતો તેમને કહ્યું કે ગરીબ અને વંચિત લોકોને સશક્ત બનાવવા સરકાર પ્રયાસ કરશે આત્મનિર્ભર ભારત માટે સૌને સંકલ્પ સાથે કામ કરવા અને આગળ વધવા આહ્રાન કર્યું હતું તેમને સૌના સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી

કલ્પના શાહ્ વરસાદ દરમિયાન છેલ્લા બે દિવસથી જીલ્લામાં ભારે ઉકળાટ અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે જીલ્લા વાસીઓ મેઘ મહેરની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે જીલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર થઇ હતી

અત્રે જણાવીએ કે લખપતઅ આ મોસમનો પહેલો વરસાદ થયો હતો ત્યારે વાગડ વિસ્તારના ચિત્રોડ નીલપર કલ્યાણપર પ્રાગપર નંદસર ત્રંબો સહીતના વિસ્તરોમાં વરસાદી ઝપતા થતા છેલ્લા ત્રણ દિવસથી ભારે ગરમી અને ઉકળાટ માંથી રાહત મળી હતી આ વિસ્તારોમાં અગાઉ પડેલા વરસાદને લીધે કરાયેલ વાવેતરના મોલને આ વરસાદથી ફાયદો થશે તેમ ધરતી પુત્રોએ જણાવ્યું હતું